મંત્રીશ્રીએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફરી તૈયારીઓનું તળસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે શ્રી જાડેજાએ જણાવ્યું કે રથયાત્રા શાંતિપુર્ણ રીતે યોજાય તે માટે ગૃહ વિભાગ સુસજજ છે રથયાત્રામાં સુરક્ષા અને સલામતી માટે રહ્ પેરામીલિટરી ફોર્સ અને એક એનએસજી કમાંડોની ટુકડી પણ તહેનાત કરવામાં આવનાર છે

ગુજરાત રાજય સલામતી સત્તામંડળ તથા રાજય માર્ગ સલામતી પરિષદની પ્રથમ બેઠકમાં આ માહિતી આપવામાં આવી છે રાજયના વાહન વ્યવહાર મંત્રી આર

ફળદુએ બધા જ અધિકારીઓને આયોજનબધ્ધ રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હ ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે

જેનાથી પસંદગી પામેલા છાત્રોને દર મહિને રૂા

ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓએ અરજી તા

હિન્દી ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં લખી મુખ્ય પોસ્ટ માસ્તર જનરલ અમદાવાદને તા

અઢાર વર્ષ કે તેથી વધુ ઉમરની વ્યક્તિ નાગરિક ભાગ લઈ શકશે વધુ માહિતી ડિપાર્ટમેન્ટની વેબસાઈટ અથવા જિલ્લા સુપિરટેજેન્ટની કરે એવું મુખ્ય પોસ્ટ માસ્તર જનરલની કયેરી અમદાવાદની યાદીમાં જણાવાયું છે

પી આર

સિસ્ટમ લગાવવાની માંગ કરી હતી જેનો અધિકારીએ ફકારાત્મક પ્રત્યુત્તર આપી તમામ શાખા અધ્યક્ષોને સૂચના આપી ફતી આ બેઠકમાં ડ્રાઈવર મંડળ દ્વારા જુદા જુદા વફીવટી અને નાણાંકીય જેવા ફાયરગ્રેડ પેન્શન કેસ સિનિયોરિટી થાદી જ્રના કંડમ પાત્ર વાફનો જિલ્લા તાલુકા પંચાયત ફસ્તકના સરકારી તેમજ ભાડે રાખવામાં આવેલા વાફનોમાં જી

નેહલ ઠકકર જિલ્લામાં ચોમાસાના આગમનની તૈથારી હોઈ સબસીડી વાળા એરંડાના બિયારણનું ખરીદ વેચાણ સંઘ તેમજ ખાસ માન્યતા પ્રાપ્ત એગ્રો સેન્ટરો મારફતે વેયાણ થઈ રહ્યું છે એરંડામાં પ્રતિ કિલો રૂા

એરંડાની થેલી બે કિલોની આવતી ઠોઈ પ્રતિ થેલી દીઠ રૂા

ઓગસ્ટ સુધી વિતરણ યાલુ રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું